ઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં નાગરિકોને પોતાની જીવન રક્ષા માટે કોરોના વેક્સિન લેવા અપીલ કરી

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું

તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે તેમણે કોરોના વોરિયર્સને તેમની ઉત્તમ માનવ સેવા બદલ બિરદાવવા સાથે આ રોગને લીધે જીવ ગુમાવનાર તમામને શ્રંધ્ધાજલી પાઠવી સરકારની કામગીરી વિશે છણાવટ કરતા રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે ઉમેર્યું હતું કે ખેડૂત સહિતના તમામ લોકોના હિત માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને કૃષિ સુધારા લાવતા ત્રણ કાયદા પણ દેશ માટે ફાયદા કારક છે ન્યાય સ્વતંત્રતા ક્ષમતા અને બંધુત્તાને જીવનના અને રાષ્ટ્ર નિર્માણના આદર્શ જણાવતા તેમણે કહ્યું કે તે સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પરોવે છે તેમણે ઉમેર્યું હતું કે સરહદ ઉપર શાંતિ જાળવવાને ભારત અગ્રતા આપે છે પરંતુ આપણા લશ્કરની ત્રણેય પાંખ કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ અને તૈયાર છે જેથી રાષ્ટ્રના હિતની પુરેપુરી રક્ષા કરી શકાય

મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય રાજધાનીમાં રાજપથ ખાતે યોજાશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડને સલામી આપશે

પરેડ દર વખતની જેમ વિજય યોકથી શરૂ થશે પરંતુ લાલ કિલ્લાની જગ્યાએ નેશનલ સ્ટેડિયમ પર પૂરી થશે મતદાર દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મતાધિકારએ કોઈ સામાન્ય અધિકાર ના ગણી એનું સન્માન કરવા કહ્યું છે

આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતાં શ્રી કોવિંદે જણાવ્યું કે લોકોને જે બાબત સહજ રીતે મળે છે એનું મુલ્ય નથી હોતું રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોને ધર્મ વર્ગ લિંગ જાતિ જ્ઞાતિ અને ધનિક કે ગરીબના ભેદભાવ વિના મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે આ માટે આપણે બધા દેશના બંધારણ નિર્માતાઓના ઋણી છીએ

આ પ્રસંગે બોલતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ચૂંટણી પંચના ઈ એપિક જેવી ડિજિટલ ઝુંબેશની પ્રશંસા કરી

આ અવસરે શ્રી સિહેં કહ્યું કે ભારતના વીરતા પુરસ્કાર વિજેતાઓએ દેશીની રક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જ છે ઉપરાંત ભવિષ્યની પેઢીઓને પણ માતૃભૂમિની રક્ષા માટે યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા છે

બાળ પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે આ પુરસ્કાર માત્ર ઉદાહરણ છે કે નાના વિચારોથી સાચી દિશામાં કામ કરવાથી સારા પરિણામો આવે છે શ્રી મોદીએ કહ્યું કે પુરસ્કૃત બાળકોની સફળતાથી ઘણા લોકોને પ્રોત્સાહન મળશે તેમણે એમ પણ કહ્યું કે સફળતાની સાથે લોકોએ ઉદાર પણ બનવું જોઈએ અને વિજેતાઓએ કયારેય ગર્વ કરવો જોઈએ નહીં પ્રધાનમંત્રી બાળકોને દ્રઢતા વિનમ્રતા અને દેશ પ્રેમનો સંકલ્પ લેવા જણાવ્યું આ અવસરે કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ ઉપસ્થિત રહ્યા હતા

અરૂણાયલ પ્રદેશ મણિપુર મિઝોરમ નાગાલેન્ડ અને સિક્કિમ જેવાં રાજ્યોમાં જીએસટીના અમલીકરણને કારણે આવકમાં કોઈ તફાવત નથી

ભારત ચીન મંત્રણા ભારત અને ચીનના લશ્કરી કોર કમાન્ડરો વચ્ચે નવમા તબક્કાની વાતચીત ગઈ મોડી રાત્રે પૂરી થઈ

લેફ્ટનન્ટ જનરલ પી

મેનને ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સાંભબ્યું હતું તેમણે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અગાઉની સ્થિતિ જાળવી રાખવા પર ભાર મુક્યો અને હાલ ચીન તેમાં આગળ વધે તે બાબત ખાસ હોવાનું કહ્યું

બાકી રહેલા ડોઝ આવનારા થોડાક મહિનામાં બાંગ્લાદેશ પહોંચશે બાગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના બુધવારથી ઢાંકામાં કોવિડ રસીકરણ અભિયાન શરૂ કરશે

આકાશવાણી પરથી મેયનો આંખે દેખ્યો અહેવાલ પ્રસારીત કરાશે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

વી